કાશ્મિર મુદૈ ભારતને સમર્થન આપ્યું

સ્પર્ધાની મિકસ ડબલ્સની મેચમાં સાત્વિક અને અશ્વિની પોનપ્પાની જોડીનો મુકાબલો જાપાનના યુકી કાનેકો અને મિસાકી માત્સુતોમોની જોડી સાથે થશે

યુરોપીયન પાર્લામેન્ટના પ્લેનરી ચર્ચામાં ઝારનેકીએ ભારતની લોકશાહી એ વિશ્વની મહાન લોકશાહી છે તેમ જણાવ્યું હતું તેમણે કહ્યું કે યુરોપીયન પાર્લામેન્ટે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા થઈ રહ્યા છે તે અંગે ધ્યાન આપવાની જરૂર છે આ આતંકવાદીઓ ચંદ્ર ઉપરથી આવ્યા નથી તેઓ પડોશી દેશોમાંથી આવે છે તેમણે પાકિસ્તાન ઉપર આંતરરાષ્ટ્રીય દબાણ હોવા છતાં આતંકવાદીઓને પાકિસ્તાન આશરો આપી રહ્યું છે તેમ ઉમેર્યું હતું અન્ય સાંસદ માર્ટુસેલીચોએ જણાવ્યું કે પાકિસ્તાને પરમાણુ ઉપયોગ કરવાની ધમકી આપી છે જે યુરોપીયન યુનિયન માટે ચિંતાનો વિષય છે તેમણે માનવ અધિકારોનો પાકિસ્તાન ભંગ કરી રહ્યું છે તેમ જણાવી ઉમેર્યું હતું કે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓ યુરોપમાં પણ લોહીયાળ હુમલા કરી શકે છે

સામાન્ય રીતે કોઈપણ દેશ ઉડ્ડયનની મંજુરી આપતા હોય છે પણ પાકીસ્તાને બે સપ્તાહમાં આ બીજીવાર ઉડ્ડયન કરવા દેવાનો ઈન્કાર કર્યો છે વિદેશી બાબતોના મંત્રાલયના પ્રવકતા રવીશકુમારે યાદી બહાર પાડી જણાવ્યું છે કે પાકિસ્તાને સ્થાપિત થયેલી આંતરરાષ્ટ્રીય પ્રથાઓથી ચલીત થવું જોઈએ નહી અને તેણે કરેલા નિર્ણય પર પુનઃ વિચાર કરવો જોઈએ તેમણે કહયું કે ઈસ્લામાબાદ ગેર રજુઆત કરીને એક પક્ષીય નિર્ણય લેવાની તેની જુની ટેવને ત્યજી દેવી જોઈએ

એક ટવીટર સંદેશામાં સંરક્ષણમંત્રીએ કહયું કે તેજસ પર ઉઠવાનો અનુભવ અદભુત અને શાનદાર હતો તેમણે કહયું કે તેજસ ઘણી મહત્વની ક્ષમતાઓ સાથે મલ્ટી રોલ ફાઈટર છે અને તેનો ઉદેશ ભારતની હવાઈ સરંક્ષણ ક્ષમતાને મજબુત કરવા માટે છે તેજસ એક સિંગલ એન્જીન ડેલ્ટાવીગ મલ્ટી રોલ લાઈટ ફાઈટર એરોનોટીકલ ડેવલપમેન્ટ એજન્સી એનડીએ ધ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે અને ભારતીય વાયુસેના માટે હિન્દુસ્તાન એરોનો ટીકસ લીમીટેડ ધ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું છે ભારતીય નોકાદળ માટેના તેજસ આધુનીક કસોટી બેંગાલુરૂ અને ગોવામાં પરીક્ષણ કરવામાં આવી રહયું છે એલસીએ તેજસે તાજેતરમાં જ ફાઈનલ ઓપરેશનલ કલીઅરન્સ મેળવ્યું હતું

તેમની સાથે ઉચ્ચસ્તરના સરકારી અને વેપારી પ્રતિનિધિમંડળ પણ આવશે શ્રી બાતુલ્ગાનું આવતીકાલે રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવશે તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વેકેયા નાયડ઼ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે બંને પક્ષો દ્વિપક્ષીય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ઉડાણપૂર્વક ચર્ચા કરશે તથા માળખાકીય સુવિધા આપત્તિ વ્યવસ્થાપન સંરક્ષણ સુરક્ષા સંસ્કૃતિ િઅને ક્ષમતા નિર્માણ સહકાર અંગે સમીક્ષા કરશે મુલાકાત લઇ રહેલા રાષ્ટ્રપતિના માનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ભોજન સમારંભ યોજાશે શ્રી બાટુલ્ગા નવી દિલ્હીમાં ભારત મોંગોલિયા વ્યાપાર મંચમાં ભાગ લેશે

બેઠક દરમિયાન કેટલાક મુદ્દાઓ ચર્ચામાં આવી શકે તેમ છે જેમાં રેપોરેટ લીંક પ્રોડકટ એફોર્ડેબલ ક્રેડીટ ડોર ટેપ બેકીંગ સુવિધા સુક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગોને અપાતી લોન ઉપર દેખરેખ નાના વેપારીઓ એસએચજી અને માઈક્રો ફાયનાન્સ ઈન્સ્ટીટયુસન્સના બોરોવસ અને નોંન બેકીંગ સંસ્થાઓ સાથે બેંકોનું જોડાણ વગેરેનો સમાવેશ થાય છે

ગઈકાલે શ્રીનગરમાં એક સમારોહમાં જણાવ્યું કે રાજ્યમાં વીજ પુરવઠો શિયાળામાં પુરતો છે

આ પ્રસંગે રાજ્યપાલ સત્યપાલ મલીકે જણાવ્યું કે આ પ્રદેશનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે તેમણે ઉમેર્યું કે જમ્મુ કાશ્મીરમાં થઈ રહેલા વિકાસથી નિયંત્રણ રેખાની અન્ય બાજુએના વસાહતીઓને સ્થળાંતર કરવા આકર્ષાયા છે

સિંગલ્સની રમતમાં પી વી સિંધુ પારૂપલ્લી કશ્યપ અને બી સાંઇ પ્રણીત પણ રમશે

કેન્દ્રિય સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવરચંદ ગેહલોતે ગઈકાલે વિવિધ મંત્રાલયોના સચિવોની ઉપસ્થિતિમાં નવી દિલ્હીમાં એમઆઈએસ પોર્ટલનો શુભારંભ કર્યો હતો જુદા જુદા નોડલ મંત્રાલયોમાં આવાસ અને શહેરી વિકાસ માર્ગ અને પરીવહન નાગરીક ઉડૃયન રેલવે ઈલેકટ્રોનીક અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી માહિતી અને પ્રસારણ આરોગ્ય અને પરીવાર કલ્યાણ વગેરેનો સમાવેશ થાય છે શ્રી ગેહલોતે આ એમઆઈએસ પોર્ટલ નોડલ મંત્રાલયો અને રાજયો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને એકસેશીબલ ઈન્ડિયા કેમ્પેઈનમાં આપેલા લક્ષ્યાંકની પ્રગતિની દેખરેખ માટે એક મંચ પર લાવશે તેઓએ વધુમાં જણાવ્યું કે ડીજીટલ પ્લેટફોર્મની કામગીરી માટે આ પોર્ટલ ઉપયોગી બનશે

સુધ્રમણિયમએ કાશ્મિર જમ્મ્ અને લદાખના ડીવીઝનલ કમિશ્નરોને દરેક જીલ્લાની સરકારની જમીનની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવાનું જણાવ્યું છે આનો હેતુ જમીન બેંક તરીકે વિકસાવાનો છે જે ધ્વારા જીલ્લાઓમાં ઔદ્યોગીક વસાહત સ્થાપી શકાય નાયબ કમિશ્નરોને આ માસના અંત સુધીમાં જમીનોની ઓળખ કરી દેવા પણ સુચના આપી છે ડિગ્રી કોલેજની સ્થાપના માટે બાંડીપોરા અને રામબન જીલ્લાઓમાં યોગ્ય જમીન શોધવા પણ જણાયુ છે લાંચ રૂશ્વત વિરોધી પોલીસ સ્ટેશન સ્થાપવા માટે બારામુલ્લા ઉધમપુર રાજૌરી રામબન અને પુલવામા જીલ્લાઓમાં જમીન અંગે પણ જીલ્લા કલેકટરોને સુચના આપી છે મુખ્ય સચિવે જીલ્લા કલેકટરોને આર્થિક નબળા લોકોને સર્ટીફીકેટ તાત્કાલિક આપી દેવા સુચના આપી છે

તેઓએ પંચાયતના હિત માટે ખાસ શિબીર યોજવાનું પણ જણાવ્યું છે

ગઇકાલે કેન્દ્રિય મંત્રીમંડળે આ વટહુકમને મંજૂર કર્યો હતો